જેમાં તમામ શૈક્ષણીક અને બિનશૈક્ષણીક સ્ટાફ અંગેની સર્વિસ સંબંધીત માહીતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તમામ શૈક્ષણીક સંસ્થાઓની માઠીતી સિંગલ પ્લેટફોર્મ મારફત મળવાથી સરકારશ્રીની વખતોવખતની યોજનાઓનું અમલીકરણ સરળતાથી થઈ શકાશે

જીલ્લાના છેવાડાના વિસ્તારો સુધી વિકાસના ફળ પહોચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું અને અટકેલા કામોને તાકીદે પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનુંરાજ્ય્માંન્ત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા જીલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ રજૂઆત કરી હતી જેમાં મુખ્યત્વે ભુજોડી ઓવરબ્રિજ શિણાઇ ડેમ જમીન સંપાદન વળતર વાંઢીયા કટારીયા હાઇવે ક્રોસિંગ દુધઈ બ્રાંચ કેનાલ આગળ વધારવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી એ આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા સંબંધિત વિભાગોના વડાઓને સુયન કર્યું હતું કલ્પના શાહ્ રજાઓ મંજુર ન કરવા આદેશ રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં અનલોક એકમાં કેન્દ્ર સરકાર દ્વારા જરી કરેલી ગાઇડલાઇનની યુસ્ત અમલવારી કરાવી શકાય તે હેતુથી પોલીસ અધિકારી કર્મચારીઓની તબીબી કારણો જેવા અનિવાર્થ સંજોગો સિવાય રજાઓ મંજુર કરવા માટે ગૃહવિભાગ દ્વારા આદેશ જારી કરાયા છે

અને તમામ ઝોનને ટીકીટોનું રીફંડ જનરેટ કરી દેવા સુચના આપાઈ છે

કે ના અધ્યક્ષસ્થાને મળી હતી બેઠકમાં જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સહકારી અધિકારી ગ્રાહક કચ્છ જિલ્લાની બેંકો પૈકી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક માંડવી મર્કેન્ટાઇલ બેંક શ્રી ભુજ કોમર્શિયલ કો ઓપ બેંક ગાંધીધામ કો ઓપ બેંક ગાંધીધામની મર્કેન્ટાઇલ બેંક તથા શ્રી કચ્છ મર્કેન્ટાઇલ બેંકના પ્રતિનિધિ હાજર રહયા હતા કલેકટરશ્રીએ જરૂરિયાતમંદ તમામ લોકોને સરકારશ્રીની આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે લોન આપવાનું આયોજન કરવા જણાવ્યું હતું કચ્છ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ વ્યકિતઓ આ બેંકોનો સંપર્ક કરી સરકારશ્રીની યોજનાનો વધુ પ્રમાણમાં લાભ લેવા જિલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે